અમદાવાદમાં પી

વિવિધ ભાષાના સાહિત્યમાં બાળકાે યુવાનાેસહિત નાગરિકાેની રુચિ કેળવાય તથા અમદાવાદમાં પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સાહિત્ય મહાેત્સવનું આયાેજન થઇ રહ્યું છે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસારકચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન વિભાગના સહકારથી આ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

તો જીલ્લા મથક ભુજ સ્થિત સ્વામીનારાયણ મંદિરે આજે ધામધૂમપૂર્વક તુલસીવિવાહનો ઉત્સવ ઉજવવામાં આવ્યો

અત્રે ઉલેખનીય છે કેડોક્ટર દેવજ્યોતિ શર્મા જીલ્લામાં લાંબા સમયથી આત્મહત્યા અટકાવ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા કાર્ય કરી રહ્યા છે આ સન્માનની નોંધ ઈન્ટરનેશનલ એસોસિયેશન ફોર સ્યુસાઈડ પ્રીવેન્શનના પ્રમુખ ડોક્ટર મુરાદ ખાન અને સ્યુસાઈડ પ્રીવેન્શન સેન્ટર ટીમના ડાયરેક્ટર માઉરેજીઓ પોમ્પીલીએ પણ લઈને ડોક્ટર શર્માને શુભેચ્છા પાઠવી હતી

ખાસ કરીને ભુજ શહેર તથા ભુજ તાલુકામાં સ્વાઇન ફ્લુના કેસોનું પ્રમાણ વ્ધ જોવા મળી રહે છે

ઉપરાંત જૂનીયર તથા માસ્ટર એક માસ્ટર્સ બે અને માસ્ટર્સ ત્રણ માં સૌથી વધુ વજન ઉંચકી સ્ટ્રોંગ મેનનો ખિતાબ પણ જીત્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાવરલિફ્રિંટગ સ્પર્ધામાં નોમિનેટ થનારા પ્રથમ ગુજરાતી બનીને અનેરી સિદ્ધી મેળવવા સાથે કચ્છનું નામ રોશન કર્યું છે

આ પ્રસંગને અનુલક્ષીને રાજ્યમાં યોજાનારી બાઈક રેલીનો આજે કચ્છ જીલ્લાના મુખ્યમથક ભુજ તાલુકાના લાખોંદ પાસેની સરહદ દેરીથી પ્રારંભ થયો છે